તેમણે વેપાર ઉધોગ કરવામાં સરળતાં માટે પ્રતિબધ્ધ્તાં વ્યકત કરી છે

વૈશ્વિકરણની સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ અગત્યની છે કોવિડના કારણે વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે જેમાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી રહી છે દેશમાં કૃષિ ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે ઉપરાંત ખાનગી ક્ષેત્રે રોકાણ માટે પણ ઘણી આશાઓ બંધાઈ છે

યુવાનોએ વેપારમાં ગુણવત્તા વિસ્તરણની શક્યતા વિશ્વાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

રલ રાણા રાજ્યમાં ફટાકડા ફોડવા અંગે પરવાનગી મળશે કે નહિ આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ફાલ આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી જોકે પ્રદુષણ મામલે સારી સ્થિતિમાં છે ગુજરાતની તુલના દિલ્ફી સાથે ન કરી શકાય પરંતુ આ મામલે એનએફટીનાં નિર્ણય બાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે

તેમને ગુજરાતી રંગભૂમિમાં ઘણા બધા નાટકોમાં કામ કરેલ છે અને ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન કરેલ છે તેમને ગૌરવ પુરસ્કાર પણ મળેલ છે

આ સુવિધાથી ખેતીમાં થતાં નુક્સાનને અટકાવી શકાશે તે ઉપરાંત કૃષિ મોસમ સેવા કેન્દ્રના માધયમ થી દિવસમાં બે વખત ચાલુ વાતાવરણની માહિતી પણ મોબાઈલમાં અપાશે જીપીએસ આધારિત સ્વસંચાલિત હવામાન કેન્દ્રનું નવીનીકરણ કમલેશ મોઢ અને એની ટીમ દ્વારા કરવામાં આવ્યું ફતું કેન્દ્રના વડા અને સફ સંશોધન વૈજ્ઞાનિક ડૉ

સિપાઈ ઓબ્સેર્વર જયદીપ ફીરાપરા દ્વારા લોકાર્પણ કરાયું ફતું

આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રફે તથા જાહેર સુલૈફ શાંતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી કે દ્વારા જાહેરનામું બફાર પડ્યું છે તેથી તા

સફયોગનગર ચાર રસ્તા મુખ્ય રોડથી એન્જિનિયરીંગ કોલેજ સુધી વાફનો પસાર થઇ શકશે વૈકલ્પિક વ્યવસ્થા માટે એરપોર્ટ રોડ ઉપર સફયોગનગર થઇ રોટરી નગર તરફ જઇ શકશે ચુંટણી પ્રક્રિયા સાથે સેંકળાયેલા ઉમેદવારો તથા તમામ અધ્રિકારીઓ તથા કર્મચારીઓ અવર જવર કરી શકશે તેમજ સરકારી કોલેજમાં અભ્યાસ કરતા તથા વસવાટ કરતા વ્યકિતઓ અવર જવર કરી શકશે આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો

પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ અધિકૃત કરેલ તેવા વાફનોને આ ફુકમ લાગુ પડશે નફીં

સામાન્ય રીતે વર્ષમાં એક જ વખત પુષ્ય નક્ષત્ર આવતું હોવાથી લોકો ઘર માટે નવો સામાન ધરેણાં મશીનરી વહીખાતાની ખરીદી કરે છે

ત્યારે જીલ્લા નાં માંડવી નખત્રાણા અબેડાસા રાપર સહિતનાં વિસ્તારોમાં ઘઉંનો પાક લેતા ખેડૂતોમાં નવી આશા જાગી છે ઘઉંના વાવતેરમાં હત વર્ષની તુલનાએ વધારો થવાના પુરેપુરી સંભવના ખેડૂત વર્ગ દ્વારા રખાઈ રહી છે